અને આગળ પણ તે રીતે જ ટેસ્ટિંગ કરવામાં આવશે

તેમણે ઉમેર્યું કે આપણે હોટ સ્પોર્ટ વિસ્તારોમાં સેકેન્ડ સ્ટેજના એડવાન્સ સ્ટેજમાં છીએ એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શક્યતા ગણી શકાય તેમણે જણાવ્યું હતું કે આજથી દિવસમાં બે વારના બદે એક જ વાર કોરોનાના દર્દીઓની સંખ્યા સાજા થયેલાની વિગતો અને મૃત્યુનો અહેવાલ મોડી સાંજે આપવામાં આવશે

આ સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રપ એપ્રિલથી એક્સપોર્ટના ઉદ્યોગોને મંજુરી આપવામાં આવશે આ માટે જ તે કંપનીએ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવી લેવાની રહેશે

શીતલ વૈશ્નવ રાષ્ટ્રપતિ વટહુકમ તબીબી વ્યવસ્થા સાથે સંકળાયેલા કોઈની પણ ઉપર વ્યવસાયના સ્થળે હુમલો કે મારામારીને બિન જામીનપત્ર ગુનો ગણવામાં આવ્યો છે રાષ્ટ્રપતિએ આ અંગેના વટહુકમને મંજૂરી આપી છે આ માટે રોગચાળાના નિયંત્રણ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તેમાં તેમની સંપત્તિને કરાયેલું નુકશાન પણ આવરી લીધું છે કેન્દ્રિય મંત્રીમંડળની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં આ વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી તેમાં સાત વર્ષની જેલ અને બે લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે શીતલ વૈશ્નવ શિવાનંદ ઝા રાજ્યના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ જાએ લોકડાઉન દરમિયાન પોલીસ અને આરોગ્ય ખાતાના કર્મચારીઓ પર હુમલો કરનારા લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે આ પ્રકારનું વર્તન ચલાવી લેવામાં નહીં આવે અને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

જનરલ હોસ્પિટલમાં મ્રત્યુ પામેલા ભચાઉના એક શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય તંત્રને હાશ થઈ છે તો માધાપરની ક્રિષ્ના પાર્ક સોસાયટીના પરિવારની પુત્રવધુનો રિપોર્ટ પહેલીવાર નેગેટીવ આવ્યો છે જો કે લખપતની વૃધ્ધા અને ગાંધીધામના એક શંકાસ્પદ દર્દીના રીપોર્ટ અસ્પષ્ટ રહેતા બજ્જેના સેમ્પલ ફરી મોકલાયા હતા

જેના અનુસંધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરની ગ્રામ પંચાયતોને સંબોધન કરશે જેમાં ભુજ તાલુકાના કુનરીયાના સરપંચ સાથે વાતચીત કરશે

મુફતી એ કચ્છે નેક કામગીરી સાથે રમજાન માસની ઉજવણી કરવા અપીલ કરી હતી